આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા દાખલ કરેલી કાર્યવાહી પર યથા સ્થિતિ જાળવી રાખવા જણાવ્યું છે

શાંધાઈ સહકાર સંગઠનની આરોગ્યમંત્રીઓની ડિજિટલ મીટિંગને સંબોધન

હાલમાં સક્રિય કોરોના કેસની કુલ સંખ્યા દેશ ચાર લાખ ઉપરાંત છે

આઇસીએમઆર સતત દેશમાં પરીક્ષણ સુવિધાઓ વધારી રહ્યું છે

આ પરીક્ષણ કીટ પ્રયોગશાળાના પરિણામોમાં અસરકારક રહી છે મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર પ્રોફેસર કે વિજયરાધવને માહિતી આપી કે ઇઝરાઇલના સંરક્ષણ સંશોધન વિંગ સાથે ભારતીય ડીઆરડીઓના વૈજ્ઞાનિકો સંયુક્તપણે કોવિડ પરીક્ષણ કીટ પર કામ કરી રહ્યા છે

તેમણે કહ્યું આ કિટ ઘણી ટેક્નોલોંજીના એકીકરણ દ્વારા વિકસિત કરવામાં આવી છે જેમાં કૃત્રિમ બૌદ્ધિકતા આધારિત પરીક્ષણ આઇસોથર્મલ પરીક્ષણ અને પોલિ એમિનો એસિડ્સનો ઉપયોગ કરીને પરીક્ષણ સામેલ છે શુલ્ક માફ જહાજ મંત્રાલયે અંતર્દેશીય જળમાર્ગને પૂરક પર્યાવરણને અનુકૂળ અને સસ્તા પરિવહનની ઢબ તરીકે પ્રોત્સાહિત કરવા ભારત સરકારની દ્રષ્ટિ ધ્યાનમાં લેતા ત્વરિત અસરથી જળમાર્ગ વપરાશ શુલ્ક માફ કરવાનો નિર્ણય કર્યો છે શરૂમાં ત્રણ વર્ષ માટે આ શુલ્ક માફ કરવાની જાહેરાત કરવામાં આવી છે

જળમાર્ગના શુલ્કને માફ કરવાનો નિર્ણય ઉદ્યોગોને તેમની લોજિસ્ટિક જરૂરિયાતો માટે રાષ્ટ્રીય જળમાર્ગનો ઉપયોગ કરવા આકર્ષિત કરશે પરિવહનની ઢબ પર્યાવરણને અનુકુળ અને સસ્તી હોવાથી તે માત્ર અન્ય પરિવહનની ઢબ પરનો ભાર ઘટાડશે જ નહીં પરંતુ ધંધામાં સરળતાને પણ પ્રોત્સાહન આપશે જહાજો દ્વારા તમામ રાષ્ટ્રીય જળમાર્ગોના ઉપયોગ પર પાણીનો વપરાશ શુલ્ક લાગુ હતો ટ્રાફિક ચળવળના સંચાલનમાં અને ટ્રાફિક ડેટાના સંગ્રહમાં તે અવરોધ હતો હાલમાં ભારતીય અંતર્દેશીય જળમાર્ગ સત્તામંડળ અંતર્દેશીય કાર્ગો જહાજો યલાવવા માટે વપરાશ શુલ્ક વસૂલ કરે છે

તેનાથી આ ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિઓ અને વિકાસને ફાયદો થશે રાજસ્થાન હાઈકોર્ટ રાજસ્થાન હાઈકોર્ટે કોંગ્રેસના અસંતુષ્ટ ધારાસભ્યો દ્વારા કરાયેલી અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે આ ઉપરાંત વિધાનસભાના અધ્યક્ષ દ્વારા દાખલ કરેલી કાર્યવાહી પર યથા સ્થિતિ જાળવી રાખવા જણાવ્યું છે

શાંઘાઈ સહકાર સંગઠનની આરોગ્યમંત્રીઓની ડિજિટલ મીટિંગને સંબોધન કરતાં હર્ષ વર્ધને કહ્યું કે ભારતમાં અંગત રક્ષણાત્મક ઉપકરણોનું એક પણ ઉત્પાદક નથી અને હવે દેશ થોડા મહિનામાં સ્વદેશી ક્ષમતાનો વિકાસ કરી શકશે તેમણે કહ્યું દેશ હવે ગુણવત્તાયુક્ત પી

ની નિકાસ કરી શકે છે

સૌર ઊર્જાની અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે

મોટાભાગની મોટી નદીઓ ભય જનક સ્તરે વહી રહી છે

આરોગ્ય વિભાગે અસરગ્રસ્ત વિસ્તારોમાં તબીબી ટીમો તહેનાત કરી છે

બિહારમાં દસ જિલ્લાના આઠ લાખ લોકોને પૂરની અસર થઈ છે ગંડક બાગમતી અને અધ્વરા નદીઓના વિસ્તારોમાં સતત વરસાદને કારણે દરભંગા મુઝફ્ફરપુર ગોપાલગંજ પૂર્વ અને પશ્ચિમ ચંપારણમાં પૂરની પરિસ્થિતિ વિકટ બની છે

નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે પૂર્વ મધ્ય રેલ્વેના દરભંગા સમસ્તીપુર રેલ્વે વિભાગ પર દ્રેનની અવરજવર રોકવામાં આવી છે

બિહાર સરકારે દરેક પ્રગ્રસ્ત પરિવારને છ ફજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે